આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અને શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસો નોંધાયા છે કેટલાક દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાનમાં દર રવિવારે ભરાતી ગુજરી બજાર આજે નગરપાલિકા તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે આ ગુજરી બજારમાં મોટી સંખ્યામાં લોકો જૂની પુરાણી વસ્તુઓ ખરીદવા આવતા હોય છે મેદાનની એક બાજુ શાકભાજીવાળા શાકભાજી વેચતા હોય છે પરિણામે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નો હોવાથી સુરેન્દ્રનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંજયભાઇ પંડ્યા અને સ્ટાફ દ્વારા આજે વહેલી સવારથી જ મેળાના મેદાનમાં જઇ વેપારીઓને સમજાવી કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે ગુજરી બજાર બંધ કરાવી હતી

જેમાં ખાસ કરીને નડિયાદ ખેડા મહેમદાવાદ કપડવંજ તાલુકાઓ માં પોઝિટિવ કેસો વધતા તમામ જગ્યા ઉપર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે જ્યારે યારને ગઈકાલે રજા આપવામાં આવી હતી

પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે કોરોના પોઝિટિવ કેસો વધતા નડિયાદના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર બંધ કરવામાં આવ્યું છે

કોરોના અંતર્ગત નડિયાદ શહેરના ઘણા બધા મોટા વિસ્તારોમાં ફેલાવો થયો છે અને હવે શહેરની અંદર પણ કેસો વધ્યાં તા

જ્યારે નવ દર્દીઓ કોરોનામુક્ત થઇ સાજા થયા છે

મહેસાણામાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા ત્રણ સો પંચાવન ઉપર પહોંચી ગઇ છે

જેમાં એક મહિલાનું કોરોનાથી જ્યારે એક પુરૂષનો કોરોના રિપોર્ટ આવાનો બાકી છે તાપી જિલ્લામાં આજે પાંચ કોરોનાના કેસ નોંધાયા છે

છોટાઉદેપુરમાં આજે કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે

વહેલી સવાર થી ભક્તો શામળાજી મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા છે જોકે કોરોના મહામારી ના કારણે ભક્તોની દર પૂર્ણિમા કરતા પાંખી હાજરી જોવા મળી રહી હતી

મંદિરમાં ભીડ ન થાય તે માટે સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે

સાબરકાંઠા જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લાના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે

વડીયામાં ભારે વરસાદથી સુરબો ડેમમાં પાણીની આવક થઇ છે રાજુલા જાફરાબાદ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે ગીરમાં આવેલા સરિતના વિસ્તારોમાં વરસાદ થયો છે

આજે સવારે વ્યારામાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ થયો હતો

જેમાં ચિખલકુબા જસાધાર પાડાપાદર કાંધી પાતાપુર ઉમેજ સામતેર કાણકબરડા મોઠા ગરાળ સંજબાપુરા રામેશ્વર સનખેડા માણેક પુર અને ખત્રીવાડા નીચાણવાળા ગામોને એલર્ટ રહેવાની સેક્શન અધિકારી રાવલડેમ દ્વારા આપવામાં આવી છે રાજકોટ જિલ્લામાં વરસાદ થતાં આજી ન્યારી લાલપટી અને ભાદર નદીઓમાં નવા નીરની આવક થઇ છે

આ વાનમાં ત્રણથી ચાર વ્યક્તિઓ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તેમની શોધખોળ માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઇ છે

ડાંગ જિલ્લાના અંતરિયાળ એવા સુબીર તાલુકા ના લહાન ઝાડદર ગામે સાત લાભાર્થીઓને સેલ એનર્જી પ્રા

સુરત હજીરા ના સહયોગ થી પાંચ લાખ રૂપિયાનું લિફ્ટ ઇરીગેશન સોલર સિસ્ટમ આપવામાં આવ્યું છે